પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝડપથી બદલાતા વ્યવસાયિક વાતાવરણ અને બજારની સ્થિતિથી વાકેફ રહેવા માટે યુવાનોને કૌશલ્ય કેળવવા પ્રોત્સાહન આપ્યું છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આવતીકાલથી બે દિવસ માટે જમ્મુ કાશ્મીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેદારનાથ ધામમાં ચાલી રહેલાં વિકાસ કામોની સમીક્ષા કરી સીબીએસઇએ દસમા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે

આજે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા આયોજીત વિશ્વ યુવા કૌશલ્ય દિવસ પર ઓનલાઈન વિડીયો કોન્ફરન્સને તેમણે સંબોધન કર્યું હતું

કુશળતા એ આજીવિકાનું સાધન તો છે પણ આપણી રોજિંદી કામગીરીને જીવંત બનાવે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ઝડપથી બદલાતી દુનિયામાં લાખો કુશળ લોકોની જરૂર છે અને ખાસ કરીને આરોગ્ય સેવાઓમાં ઘણી મોટી સંભાવના છે શ્રી મોદીએ કહ્યું કે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહ્સિક મંત્રાલયે વિશ્વભરમાં સર્જાયેલી તકોનું મેપિંગ શરૂ કર્યું છે જેથી દેશના યુવાનો અન્ય દેશોની જરૂરિયાતો વિશે પણ સચોટ માહિતી મેળવી શકે તાજેતરમાં શરૂ કરાયેલા પોર્ટલનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે તેનાથી નોકરીદાતાઓને કુશળ કર્મચારીઓનો સંપર્ક કરવામાં મદદ કરશે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પાંચ વર્ષ પહેલા શરૂ કરાયેલ સ્કીલ ઈન્ડિયા મિશનના પગલે વિશાળ માળખું ઉભું થયું છે અને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે રોજગારની તકોમાં વધારો થયો છે છેલ્લા પાંચ વર્ષમાં પાંચ કરોડથી વધુ યુવાનો કુશળ થયા છે અમિત શાહ કુશળ દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે

તેમણે કહ્યું કૌશલ્ય ભારત દેશના યુવાનોને યોગ્ય કુશળતા પૂરી પાડીને તેમની આંતરિક સંભાવના વધારીને સશક્તિકરણ કરી રહ્યું છે શ્રી શાહે કહ્યું કે લોકોની વચ્ચે સાહસિકતાની ભાવના વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે

આ પરિષદના અધ્યક્ષપદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુરોપિય દ્વા રા પરિષદના પ્રમુખ ચાર્લ્સ મિશેલ અને યુરોપિય પંચના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લ્યેન રહેશે એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતના યુરોપ સાથેના આર્થિક તેમજ સાંસ્કૃતિક જોડાણને તે વધુ મજબુત બનાવશે પરિષદમાં વેપાર મૂડીરોકાણ રાજકીય અને સુરક્ષા સંબંધોને આવરી લેનારા ભારત ઇયુ સહયોગની સમીક્ષા થશે કોવિડ રોગયાળો અને બંને પક્ષોના પરસ્પરને લગતા હિત અને વૈશ્વિક બાબતો સંબંધિત ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે

આ વર્ષની શરૂઆતમાં સુરક્ષા પરિષદમાં બીન કાયમી સભ્ય તરીકે ભારતને સ્થાન મળ્યું તે પછી પ્રધાનમંત્રીનું આ પ્રથમ ભાષણ હશે ઇકોસોક આંતરરાષ્ટ્રીય આર્થિક અને સામાજિક મુદ્દાઓની ચર્ચા કરવા અને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને સંબંધિત નીતિની ભલામણ કરવા માટેના કેન્દ્રિય મંચ તરીકે કામ કરે છે

વ્યાવસાયિક કંપનીઓને અસર કરતા મહત્વના મુદ્દાઓને પ્રકાશિત કરવા અને બંને અર્થવ્યવસ્થાઓના પરસ્પર લાભ માટે નજીકના સહયોગ માટેના ક્ષેત્રોને ઓળખવા માટે આ મંચ એક અસરકારક પ્લેટફોર્મ છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને અમેરિકના વાણિજ્ય મંત્રી વિલ્બર રોસની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી શ્રી ગોયલે વૈશ્વિક સ્થિરતા સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેના મજબૂત ભાગીદારીના હિતો દ્વારા ભારત અમેરિકા દ્વિપક્ષીય સંબંધોમાં અસાધારણ વેગ લાવવાનો પુનરોચ્યાર કર્યો

રાજનાથ મુલાકાત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આવતીકાલથી બે દિવસ માટે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોની મુલાકાત લેશે તેમની સાથે લશ્કરી વડા પણ હાજર રહેશે આ મુલાકાત દરમિયાન તેઓ પૂર્વી લદ્દાખની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે અમારા સંવાદદાતા સૂત્રોના અહેવાલોને ટાંકીને જણાવે છે કે ઉત્તરીય સેનાના કમાન્ડર સહિત વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓ પણ બેઠકમાં હજાર રહેશે ચીન સાથે સરહદી સંઘર્ષ બાદ સંરક્ષણ મંત્રીની લડાખની આ પહેલી મુલાકાત છે શ્રી સિંહ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેથીના નામ પરથી રોહતાંગ ટનલ તરીકે ઓળખાતા અટલ ટનલની મુલાકાત લે તેવી સંભાવના છે

મી

બરતરફ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ અને અન્ય ધારાસભ્યોને શુક્રવાર સુધીમાં નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે મુખ્ય દંડક મહેશ જોશી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ગઈકાલે નોટિસ ફટકારી હતી તેમણે સોમવાર અને મંગળવારે યોજાયેલી વિધાનપક્ષની બેઠકોમાં ભાગ લીધો ન હતો શ્રી જોશીએ સ્પીકરને પત્ર લખીને બંધારણના દસમી અનુસૂચિ મુજબ બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી શ્રી પાયલોટને ગઈકાલે નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી બરતરફ કરાયા છે

રાજ્યમાં છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન થયેલા અનેક કિસ્સાઓમાં ભયજનક વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે આવતીકાલથી તમામ સરકારી કચેરીઓ અને જાહેર નિગમો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે ખાનગી અને વ્યાપારી સંસ્થાઓ પણ બંધ રહેશે જોકે રેશનની દુકાનો ડેરી શાકભાજી અને માંસની દુકાનો ખુલ્લી રહેશે તમામ પૂજા સ્થળો પણ બંધ રહેશે અને ધાર્મિક મેળાવડાને મંજૂરી આપવામાં આવશે નહીં

લોકડાઉન અવધિમાં જાહેર પરિવહન સેવાને પણ મંજૂરી આપવામાં આવશે કર્ણાટકમાં ગઈકાલે રાત્રે બેંગલુરુ શહેરી અને ગ્રામીણ જિલ્લાઓમાં લોકડાઉન શરૂ થયું છે

પ્રધાનમંત્રી કેદારનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેદારનાથ ધામમાં ચાલી રહેલાં વિકાસ કામો અને પવિત્ર સ્થાનનું મહત્વ વધારવાના પ્રયાસોની સમીક્ષા કરી હતી સમીક્ષા દરમિયાન કેદારનાથ મંદિર અને જગતગુરૂ શંકરાચાર્ય સમાધિમાં દિવ્યતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું ગૌરીકુંડ કેદારનાથ માર્ગમાં મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા અને ટેકનોલોજી દ્વારા યાત્રાધામનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ દર્શાવવાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી

આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓ આગળ રહી છે

ત્રિવેન્દ્રમ કેન્દ્રનું પરિણામ સૌથી વધુ અને ગુવાહાટી કેન્દ્રનું પરિણામ સૌથી ઓછુ રહ્યું છે સીબીએસઇએ જણાવ્યું છે કે ગયા વર્ષ ના પાસની સરખામણીએ ટકાવારીમાં નજીવો વધારો થયો છે

ગરીબ કલ્યાણ યોજના કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર યોજનાની પ્રગતિ પર સમીક્ષા બેઠક યોજી હતી છ રાજ્યોના ગ્રામ વિકાસ મંત્રીઓ અને અધિકારીઓ તેમાં હાજર રહી હતા